આવતીકાલે યોજાનાર શપથવિધી સમારોહમાં બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ તેમને અને તેમના મંત્રીમંડળને હ્રોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે જ્યારે સુશીલ કુમાર મોદીની ભાજપ પક્ષના નેતા તરીકે વરણી થઇ છે

એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે બિરસામુંડા સાચા અર્થમાં ગરીબોના મસીહા હતા અને તેમણે સમાજના વંચિત અને પીડિત લોકોની ભલાઇ માટે કામ કર્યું હતું શ્રી મોદીએ કહ્યું કે સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન તથા સામાજિક સદભાવ માટે તેમના પ્રયાસ લોકોને હંમેશા પ્રેરિત કરતા રહેશે પ્રધાનમંત્રીએ ઝારખંડના રહેવાસીએને રાજ્યના સ્થાપના દિવસ ઉપર અભિનંદન પણ પાઠવ્યા છે

જેમાં આદિવાસી અગ્રણીઓ અને યુવાનો હાજર રહ્યાં હતાં આ પ્રસંગે બિરસા મુંડાએ આદિવાસી સમાજ માટે આપેલા બલિદાન વિશે લોકોને માહિતી આપવમાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં કોરોનાની સંખ્યામાં વધારો ન થાય તે માટે રાજ્ય સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અનેક સમાજના યોજાતા સ્નેહમિલન પણ રદ કરવામાં આવ્યા છે

મંદિર પરિસરમાં સત્સંગ પણ યોજાયો હતો દર્શન માટે માટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ડાકોરના રણછોડરાય મંદિરે કોરોનાના કારણે નૂતન વર્ષ પ્રસાદ લૂંટની પરંપરા બંધ રાખવમાં આવી છે દર્શનનો સમય બપોરના ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે

અમારા સોમનાથના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે બપોરે યોજાનારા ઓનલાઇન લક્ષ્મીપૂજનમાં ગુજરાત કર્ણાટક બિહાર ઉત્તરાખંડ યુ એસ એ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ હિમાચલ પ્રદેશ અને દિલ્હીથી ભાવિકો જોડાશે અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે દિવાળીના દિવસે સોમનાથ મંદિરમાં રંગોળી દિપમાળાથી મંદિરને શણગારવામાં આવ્યું હતું આજે સોમનાથ મંદિરમાં વિશેષ રૂદ્રાક્ષ ડ્રાયક્રુટ શ્રુંગાર કરવામાં આવ્યો છે

નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે મંદિરમાં રોશની લગાવવામાં આવી છે

ભગવાન શામળીયાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યાં છે

પરિણામે પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શકતા નથી

પોલીસ કર્મીઓ સાથે દિવાળી ઉજવી હતી

જયારે મોટી સંખ્યામાં હરિભકતોએ અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી